રાજય સરકારે જે લોકોના નામ રજીસ્ટરમાં નથી તેમને મફત કાયદાકીય સહાય ઉપ લબ્ધ કરાવવાની જરૂરી વ્યવસ્થા કરી છે

આકાશવાણી સાથે ખાસ વાતચીતમાં આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે કહ્યું કે તેમની સરકાર જરૂરીયાતમંદ લોકોની મદદ માટે તૈયાર છે તેમણે લોકોને રાજયમાં શાંતી અને વ્યવસ્થા જાળવી રાખવા અપ્તીલ કરી

સત્તાવાર સુત્રોએ જણાવ્યું કે આ ત ાસ વિવિધ વિભાગોમાં ભુષ્ટાચારની જાણકારી મેળવવા માટે કરાવામાં આવી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

આ અંગેના મીડીયાના એક પ્રશ્નના પ્રત્યુત્તરમાં વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશ કુમારે કહ્યું કે મંત્રાલયને ભારતના વિવિધ નાગરીક વર્ગોમાંથી આ અંગે રજુઆતો મળી છે જેના સીખ ધાર્મિક સંસ્થાઓ ૈણ છે

સુશ્રી ઈરાનીએ આ અવસરે આંગણવાડી કાર્યકરોને સ્માર્ટ ફોનનું વિતરણ કર્યુ

વિશેષ ન્યાયાધીશ સંજય ગર્ગે ઈડીની અરજી ર સુનાવણી દરમ્યાન આ આદેશ આપ્યો હતો

બધા ક્ષેત્રોમાં ઉલ્લેખનીય અને અભૂતપૂર્વ ઉપ લાબ્ધઓ માટે આ પ વ્ય પુરસ્કાર આપ વામાં આવે છે

બેન્ક ઓફ બરોડા ત્રીજી સૌથી મોટી બેન્ક રહેશે જ્યારે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા સૌથી મોટી બેન્ક જળવાઈ રહેશે

જાન્યુઆરીથી માર્ચ મહિનામાં છેલ્લા ત્રિમાસીક દરમ્યાન જીડી ીનો દર ાંચ ોઈન્ટ આઠ રહ્યો હતો સત્તાવાર આંકડા મુજબ ઉત ાદન ક્ષેત્રના વૃષ્ઘદર યાલુ નાણાંકીય વર્ષના અંત હેલા વ્રિમાસીક દરમ્યાન શૂન્ય ોઈન્ટ છ ઘટયો હતો જયારે ખાણ ક્ષેત્રનો વૃષ્યદર બે ોઈન્ટ સાત થી વધ્યો હતો નવી દિલ્હીમાં આ આંકડા અંગે વાત કરતાં મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે જણાવ્યું કે કેટલાક સ્વદેશી તેમજ વિદેશી ઘટકોના લીધે ત્રિમાસીક જીડી ી વૃષ્ધ્યદરમાં થોડાક પ્રમાણમાં ઘટાડો જાવા મળે છે તેમણે કહ્યું કે બેંકો નાણાંકીય ક્ષેત્રમાં સરકારે યોજનાબધ્ધ સુધારા હાથ ધર્યા છે જેના કારણે અર્થતંત્રને વેગ મળશે પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર સમિતિના અધ્યક્ષ વિવેક દેબ્રોએ જણાવ્યું હતું કે દેશના અર્થતંત્ર માટે જરૂર વગરની નકારાત્મકતા ફેલાવવામાં આવી રહી છે

સ્ટાર્ટ અ એકમો આ શાખાનો સં ક કરી શકશે

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે મિશ્રને આવતા મહિનાના બીજા સપ્તાહમાં દમુકત કરવામાં આવશે

સતીશ રેડૃએ કહયું છે કે તેમની સંસ્થા દેશની સરહદોના ગામોના કુષિ તકોને સુધારશે લેહમાં આકાશવાણી સમાચાર સંવાદદાતા સાથે વાતચીતમાં શ્રી રેડૃએ કહયું કે જે ગામોમાં ત્યાંના મુળ વતની રહે છે તે સરહદોના મજબુતીકરણ માટે મહત્વના છે ડોકટર સતીશ રેડૃએ એમ ણ કહયું કે ગામડાઓને આર્થીક રીતે સ્વતંત્ર કરીને જીવંત બનાવવા માટે ડીઆરડીઓ તેના સંશોધનો ખેડતોને આપી રહી છે